આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા દસકામં શ્રી અટલજીએ જાહેર જીવનથી દૂર રહ્યા હતા આમ છતાં તેમના નિધન પછી લોકોએ જે પ્રકારે તેમને અંજલિ આપી તે બાબત તેઓ કેટલા લોકપ્રિય હતા એ પુરવાર કરે છે સમાજના બધા જ વર્ગમાં શ્રી વાજપેયી ખાસ્સા લોકપ્રિય હતા શ્રી મોદીએ વક્તા તરીકે અટલજીને ભારતના સૌથી શ્રેષ્ઠ વક્તા તરીકે ઓળખાવ્યા હતા તેમણે કહ્યું કે શ્રી વાજપેયીનો મોટાભાગનો કાર્યકાળ વિપક્ષના બેન્ચ ઉપર વિત્યો હતો આમ છતાં તેમણે હંમેશા રાષ્ટ્રહિતમાં જ સંબોધનો કર્યા હતા આદર્શ અંગે બાંધછોડ નહીં કરનારું શ્રી વાજપેયીનું જીવન આગામી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજન નાણામંત્રી અરૂણ જેટલી ભાજપના વરિષ્ઠ નેતા એલ

અડવાણી અને પક્ષ પ્રમુખ અમીત શાહ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ આવતીકાલે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાશે

ગ્રાહક જાગૃતિ અભિયાન હેઠળ ગ્રાહકોને તેમના અધિકારો અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃત કરાઇ રહ્યા છે ગ્રાહક અધિકારોમાં સલામતી માહિતી મેળવવાનો પસંદગી ફરિયાદ કરવાનો વળતર મેળવવાનો અને શિક્ષણ મેળવવાનો અધિકાર છે

ખોરાકની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવી તે ગુનો બને છે

બી એસ ઈ

બી એસ ઈ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાની તારીખો એવી રીતે ગોઠવવામાં આવી છે કે તે દિવસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ન હોય વિદ્યાર્થીઓ સી બી એસ ઈ

આઈ સી

નેશનલ કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયૂટ દ્વારા આયોજિત દિલ્હીમાં પ્રથમ આવ્યા પહેલાં સાપુતારા ખાતે રાજ્યકક્ષાએ આ છાત્ર ટીમ પ્રથમ આવી હતી

કલેક્ટર સમક્ષ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને રાજ્યના પ્રવાસન વિભાગના ડાયરેક્ટર કેશુભાઇ પટેલે થાન ધીણોધર બંને તરફના પગથિયાંને ડબલ કદના કરવા તળેટીના માર્ગને સી સી

પ્રિસ્તી તાઇ બહેનો દ્વારા ઇસુ જયંતીની ઉજવણી અંતર્ગત દેવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને દેવાલયોમાં ખાસ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રિસ્તી ભાઇઓ બહેનોમાં આ તહેવારને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજ ગાંધીધામ જેવા મોટા શહેરમાં દેવળોની રોશની લોકોમાં આકર્ષકરૂપ બની છે

ગુજરાતના સુપ્રસીધ્ધ કવિ શ્રી કૃષ્ણ દવેની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં કવિ શ્રી પબુ ગઢવી પુષ્પના ત્રણ કાવ્ય સંગ્રહ જેમાં ગુજરાતી ભાષામાં સંબંધ કચ્છી ભાષામાં હીયારી તથા હિન્દી ભાષામાં મધુર સમંદરનું વિમોચન કરવામાં આવશે